કોંગ્રેસ સામે આક્ષેપ કરતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે પૈસો એકઠો કરવાના મક્સદથી જ ચૂંટણી લડવાની કોંગ્રેસની નેમ ખુલ્લી પડી ગઈ છે સરદાર પટેલથી માંડીને મોરારજી દેસાઈ સુધીના ગુજરાતી નેતાઓ પ્રત્યે કોંગ્રેસમાં હંમેશા નફરત રહી હોવાનો આક્ષેપ કરતા શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે જુનાગઢને ભારતમાં ભેળવવા માટે સરદાર પટેલે કરેલા પુરુષાર્થનો જોટો જડે તેમ નથી જયારે કાશ્મીરમાં નહેરુએ કરેલી ભુલ આજે પણ નડે છે નવા અને યુવા મતદારોને પોતાના અને દેશના ઉજ્જવલ ભવિષ્ય માટે મતદાન અચુક કરવાનો આગ્રહ પ્રધાનમંત્રીએ કર્યો હતો

આ અંગે સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર પુરવણી યાદીની પ્રસિધ્ધી સાથે જ મતદારોનો આખરી આંકડો સ્પષ્ટ થયો છે

કચ્છના છ અને મોરબી મળને સાત વિસ્તારમાં પથરાયેલા કચ્છ લોકસભા મતક્ષેત્રમાં ગાંધીધામ ભુજ અને અંજાર મતક્ષેત્રમાં સૌથી વધુ મતદારો નોંધાયા છે તેમ છતાં પુરૂષ કરતા મહિલા મતદારની સંખ્યામાં પણ નોંધનીય વધારો થયો છે

આ અંગે સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ભુજમાં તબીબ દંપતિ ઓર્થોપેડિક સર્જન ડો સુરેશ રૂડાણી તથા સ્ત્રીરોગ નિષ્ણાત ડોકટર પન્નાબેન રૂડાણી દ્વારા મતદાન કરીને દેશના નાગરિક તરીકેની ફરજ અદા કરજો તેવી અપીલ તેમના પ્રીસ્ક્રીપ્શનમાં કરીને એક ઉદાહરણરૂપ પગલું ભરવામાં આવ્યું છે

જિલ્લા કલેકટર શ્રીમતી રેમ્યા મોહનની ઉપસ્થિતિમાં યોજાયેલી જિલ્લા અછત રાહત સમિતિની અને જિલ્લા ઘાસ પાણી સમિતિની બેઠકમાં ચૂંટણીની સાથે કચ્છની હાલની અછતની પરિસ્થિતિને નજર સમક્ષ રાખી બેઠકમાં પાણીની સમસ્યાઓ નિવારવા અંગે પણ વિગતવાર સમીક્ષા હાથ ધરી હતી આશુતોષ અંતાણી કચ્છ હવામાન જિલ્લાના વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધવા સાથે પવનની ઝડપમાં વધારો થતાં લોકોને છેલ્લા સપ્તાહોથી અનુભવાતી તીવ્ર ગરમીમાં આંશિક રાહત મળી રહી છે પણ બફારા સાથે ભારે ઉકળાટનો અનુભવ લોકોએ કર્યો હતો

આશુતોષ અંતાણી આઈપીએલ ઈન્ડિયન પ્રિમિયર લીગ આઈપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આજે સાંજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે રમાશે